આ છ સ્થળો છે બેંગ્લોર પુણે ભુવનેશ્વર પટણા મણિપુરનો મોઇરાંગ જિલ્લો અને જમ્મુ કાશ્મીરમાં સાંબા જિલ્લો શ્રી જાવડેકરે નવી દિલ્ફીના નેશનલ મીડિયા સેન્ટરમાં એક પ્રદર્શનનું ઉદઘાટન કરતા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો તેમણે કહ્યું કે દેશની આઝાદીની ચળવળની વાસ્તવિક માહિતી તથા આઝાદ ભારતે વિવિધ ક્ષેત્રમાં મેળવેલી પ્રગતિની વિગતો લોકો સુધી પહોચાડવા આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન થયું છે આ બધી જ વિગતો આપતા શ્રેણીબધ્ધ કાર્યક્રમો આકાશવાણી અને દુરદર્શન પરથી પ્રસારીત થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદો પ્રત્યે દેશ ફતજ્ઞ છે આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન જન ભાગીદારીના આધારે ગોઠવવાની અપીલ પણ તેમણે કરી હતી

તે સઘળી સિઘ્ઘિઓ દુનિયા સમક્ષ મૂકવાનો નિર્ધાર પણ શ્રી મોદીએ અહી વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી પ્રતિકાત્મક દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું

આઝાદીના અમૃત મહોત્સવની વિષય વસ્તુ ઉપર તૈયાર કરાયેલી વેબસાઈટ પણ શ્રી મોદીએ આ પ્રસંગે ખુલ્લી મૂકી હતી રાષ્ટ્રપતિ યુપી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસની ઉત્તરપ્રદેશની મુલાકાતે આજે બપોરે વારાણસી જશે તેઓ વારાણસી સોનભદ્ર અને મીરઝાપુર જીલ્લાઓમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે આ ત્રણેય જીલ્લાઓમાં સલામતીની સધન વ્યવસ્થા ગોઠવવામાં આવશે રાષ્ટ્રપતિ આજે સાંજે વારાણસીમાં કાશી વિશ્વનાથના દર્શન પુજા કરશે તથા ગંગાની આરતી પ્રસંગે ઉપસ્થિત રહેશે તેઓ આવતીકાલે સોનભદ્ર જીલ્લામાં સેના સમર્પણ સંસ્થાન ઘ્વારા બંધાયેલ શાળા અને હોસ્ટેલનું ઉદઘાટન કરશે તેઓ આવતીકાલે બપોરે મીરઝાપુર જીલ્લામાં મા વિંઘ્યવાસિનીદેવીના દર્શને જશે સોમવારે રાષ્ટ્રપતિ ગંગા અંગેના કાર્યક્રમના ઉદઘાટન સત્રમાં હાજરી આપશે

રાજય વિધાનસભામાં વિપક્ષ ડીએમકે આજે યુંટણી ઢંઢેરો બહાર પાડશે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કવાડ સંગઠનના વડાઓની બેઠકના અંતે બહાર પડાયેલા નિવેદનમાં જણાવ્યું છે કે જોન્સન એન્ડ જોન્સન કંપની દ્વારા તૈયાર કરાયેલી સીંગલ ડોઝ રસીનું ઉત્પાદન ભારતમાં કરાશે ભારતમાં ઉત્પાદન થનાર સુચિત રસીની ટેકનોલોજી અમેરીકાની છે તથા જાપાન અને અમેરીકા આ રસીના ઉત્પાદન માટે જરૂરી ભંડોળ આપશે ભારતની બાયોલોજીકલ લીમીટેડ કંપની ધ્વારા તૈયાર થનારી આ રસી આસીયાન દેશો તથા પ્રશાંત વિસ્તારના દેશોને અપાશે

આ નિર્ણય યુરોપિયન મેડિકલ એજન્સી દ્વારા પરવાનગી અપાયા બાદ લેવાયો છે

આ બસમાં સવાર પ્રવાસીઓ દિલ્ફીના હતા તેઓ જેસલમેરની મુલાકાત લીધા બાદ બસમાં પરત ફરી રહ્યા હતા અકસ્માત બાદ તમામ લોકો બસની અંદર ફસાઈ ગયા હતા સ્થાનિક લોકોએ રાહત કામગીરી શરૂ કરી અને પોલીસને જાણ કરી હતી જુનીયર હોકી ઝારખંડમાં રમાઇ રહેલી મહિલાઓની નેશનલ સબ જુનીયર હોકી સ્પર્ધામાં ઝારખંડે મહારાષ્ટ્રને પરાજય આપીને સ્પર્ધાની કવાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે

જલ જીવન મિશન જળ શકિતમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત આજે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રીઓની જળજીવન મિશન અંગે એક પરીષદની અધ્યક્ષતા કરશે તથા મિશન અંતર્ગત પ્રગતિની સમીક્ષા કરશે આ પરીષદનું આયોજન જળ જીવન મિશન અંગેનું આયોજન અમલીકરણ અને પ્રગતિની ચર્ચા કરવા તથા બાકીના ઘરોને વહેલામાં વહેલી તકે નળ જોડાણ મળી જાય તેના આયોજન માટે કરાયું છે

જે કેટલીક સરકારી સેવાઓ અને વિભાગોને ડિજિટલ પ્લેટફોર્મથી જોડશે આકાશવાણીના જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું છે કે ઉપરાજયપાલ સચિવાલયની સૂચનાથી આ પહેલ શરૂ કરવામાં આવી છે

તે લોકોને પાણી વીજળી ઘરની મરામત અને આવી ઘણી રોજિંદી સમસ્યાઓના ઉકેલમાં મદદરૂપ થશે નીટ પરીક્ષા તબીબી અભ્યાસક્રમો માટે લેવાતી રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ આગામી પહેલી ઓગસ્ટે લેવાશે